શ્રી ડોભાલે ગઈકાલે શોપિયાં ખાતે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી આ નિર્ણયથી શું ફાયદો થશે તેની માહિતી આપી હતી શ્રી ડોભાલે પોલીસ તથા સુરક્ષા જવાનો સાથે પણ પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતાં

અડવાજ્ઞી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહિત વિવિધ પક્ષના અગ્રજ્ઞીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા વિવિધ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના રાજ્યપાલ આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ ટેબલેટનું વિતરજ્ઞ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાશ્રી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ મનની મોકળાશ કાર્યક્રમ યોજશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જજ્ઞાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકોનિષ્ણાંતો રાજ્યની કલ્યાજ્યકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી તેમના ગાંધીનગર ખાતેના નિક્વાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે

તેમજો ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો શ્રમિકો આદિવાસીઓ ખેડૂતો શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રીશ્રી સીધો સંવાદ કરશે ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પશ્ન સહભાગી કરાશે જેના પરિશ્નામે વિકાસ યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચતા કરી શકાશે

કેન્દ્રીય હવામાન કચેરી દ્વારા આ હવાના ઊંડા દબાજ્ઞથી ગુજરાતમાં આગામી શુક્રવાર અને શનિવારના રોજ વ્યાપક વરસાદ પડે અને કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન કચેરી દ્વારા આવતીકાલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ ચેતવણી અપાઈ છે દરમિયાન કચ્છ જીલ્લામાં પણ ફવામાન વિભાગ દ્વારા છુટાછવાયા કેટલાક વિતારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાત વાગ્યે શરુ થશે